ભારતે અશ્મીભૂત ઇંઘણ પરની નિર્ભરતા ઘટાડવા વધુ દેશોને આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા જોડાણ આઇ

માં જોડાવા આહવાન કર્યું છે અને સાર્વત્રિક માનવ અધિકાર ઘોષણાની સ્મૃતિમાં આજે વિશ્વભરમાં માનવ અધિકાર દિવસ ઉજવાઇ રહ્યો છે

જો કે આ વિઘેયકમાં ઉત્તર પૂર્વી રાજ્યોના જનજાતિમાં આવતા આદિજાતી ક્ષેત્રો તથા ઇનર લાઇન પરમીટ ક્ષેત્રોનો સમાવેશ કરાયો નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં નાગરીકત્વ સુધારા વિઘેચક પસાર થવા અંગે ખુશી વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે પ્રસ્તાવિત કાયદો ભારતની સદીઓ જ્રની સમાવેશી ભાવના તથા માનવીય મૂલ્યોમાં વિશ્વાસ પર આધારીત છે

શૈક્ષણિક સંસ્થાઓ વાહન વ્યવહાર અને બજારો બંધ રહ્યા છે રેલ્વે લાઇનો પર વિરોધના કારણે રેલ્વે વ્યવહાર પણ પ્રભાવિત થયો છે

વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો રાજ્યભરમાં સઘન ચૂંટણી અભિયાન કરી રહ્યા છે ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં રોજગારી શિક્ષણ સુવિધાઓ કુગાવાના દરમાં થયેલો વધારો અનામત અને મહિલા સુરક્ષા જેવા મુદ્દા કેન્દ્રમાં રહ્યા છે ભાજપના નેતાઓ દ્વારા રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ તથા કાર્યોની ચૂંટણી પ્રચારમાં કરાઇ રહી છે

અને આર જે ડી જોડાણે યૂંટણી સભાઓમાં આદિજાતિ લોકોના પ્રશ્નો યુવા તથા ખેડૂતોના મુદ્દે ભાજપ સરકાર ની ટીકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ઝારખંડ વિકાસ મોર્ચા અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન પક્ષો સતા પર આવશે તો લોકોના ઉજ્જવળ ભવિષ્યનો વાયદો કરી રહ્યા છે

બજારોમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા આ નિર્ણય લેવાયો છે ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે રાજ્યોને સંગ્રહખોરી વિરૂદ્ધ અભિયાન ચલાવવા સૂચના અપાઇ છે જથ્થાબંધ વેપારીઓ માટે સંગ્રહ મર્યાદા યથાવત રખાઇ છે જો કે આયાતી ડુંગળીના વેપારીઓને આમાંથી મુક્તિ અપાઇ છે

જે આ ઘટાડો આજથી અમલી બનશે ચાલુ નાણાકીય વર્ષમાં ન્યુનતમ ધિરાણ દરમાં બેન્કે આ સતત આઠમી વખત ઘટાડો કર્યો છે

કેન્દ્રીય મંત્રી ડો જીતેન્દ્ર સિંઘ આ પ્રદર્શનને ખુલ્લુ મુકશે આ કાર્યશાળામાં જમ્મુના કાંડી વિસ્તારમાં વાંસની ખેતીને પ્રોત્સાહન આપવા પર અને આર્થિક પ્રવૃત્તિઓમાં તેના મૂલ્યવર્ધન પર તથા તેનાથી ઉદ્યોગ અને રોજગારી સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરાશે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

પી સિંહે કહ્યું કે પોલીસ રીસ્પોન્સ વ્હીકલ મોડી રાત્રે એકલી મુસાફરી કરી રહેલી મહિલાઓને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડશે જરૂર પડયે આ વાહન સ્ક્ટર પર જઇ રહેલી મહિલાની સાથે જશે

માં જોડાવા આહવાન કર્યું છે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ચાર વર્ષ અગાઉ પેરિસ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને ફાંસના તત્કાલીન રાષ્ટ્રપતિ ફાન્કોઇસ હોલાન્ડે આઇ

તે નવી શરૂઆત હતી પરંતુ ચાર વર્ષ બાદ સૌર ઉર્જા ક્ષેત્રને ઝડપથી વિકસીત કરવુ એ સમયની માંગ છે

માં જોડાયા તે અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે માનવ અધિકારોનું રક્ષણ એ સમાજની સામુહિક જવાબદારી છે અને કહ્યું કે તાજેતરના દેશના વિવિધ ભાગોમાંથી મહિલા વિરોધ ગુનાઓ ના બનાવો નોંધાયા છે સાર્વત્રિક માનવ અધિકારી ઘોષણાના યોગ્ય અમલીકરણ માટે હજી વધુ શું થઇ શકે તે અંગે આત્મ નિરીક્ષણ એ આ દિવસની સાચી ઉજવણી છે તેમણે કહ્યું કે લોકો પોતાની જવાબદારીઓ અવગણવી જોઇએ નહી તેમણે ઉમર્યું કે મહાત્મા ગાંધીએ અધિકાર અને ફરજને સિક્કાની બે બાજુઓ ગણાવી હતી

પોલીસેએ જણાવ્યું કે લાપતા લોકો જીવીત હોવાના કોઇ સંકેત મળ્યા નથી લાપતા લોકોમાં ઓસ્ટ્રેલીયા અમેરીકા બ્રિટન ચીન અને મલેશિયા પ્રવાસીઓ તથા ન્યુઝીલેન્ડ ના ટુર ગાઇડ નો સમાવેશ થાય છે

આ રમતોત્સવમાં ભારતીય ખેલાડીઓનું પ્રભુત્વ ગઇકાલે પણ યથાવત રહ્યું હતું